ચૂંટણી પંચે આ હેતુથી પ્રસાર માધ્યમો માટે બહાર પાડેલી સૂચનામાં પ્રથમવાર વેબસાઇટો તથા સોશિયલ મિડીયાને આવરી લેવાઇ છે ચૂંટણી પંચે જણાવ્યું છે કે દરેક ટી વી

ચૂંટણી પંચે તેમની સૂચનામાં ઓપીનીયન પોલ ચર્ચા વિશ્લેષણ દ્રશ્યો કે સાઉન્ડ બાઇટને આવરી લીધા છે

આ કસોટી ગુજરાત માધ્યમિક ને ઉચ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ અને પુનાની એક સંસ્થા સાથે મળીને આયોજિત કરશે સમગ્ર કસોટી મોબાઈલ એપ્લીકેશન મારફતે લેવાશે આ કસોટીથી વાલીઓને પોતાના સંતાનને કથા ક્ષેત્રમાં રસ છે તે અંગે મદદ મળશે આ ઉપરાંત તેના રીપોર્ટને આધારે વિદ્યાર્થીના રસના વિષયને લગતા વિવિધ અભ્યાસક્રમ એ અભ્યાસક્રમ ચલાવતી આસપાસની સ્ક્રલની માહિતી વિવિધ અભ્યાસક્રમની માહિતી ને લગતા વિડીદ્યો અને વેબસાઈટની માહિતી આપવામાં આવશે

એમ અને વીવીપેટ કથા મતક્ષેત્રને આપવાના થશે તેની ફાડવાની કરવામાં આવશે અને સંબંધિત મતક્ષેત્રમાં મોકલવાની કાર્યવાહી કરાશે જયારે કુલ તારવાયેલ સ્ટાફ માંથી જરૂરત મુજબનો સ્ટાફ રેન્ડમાઈઝ કરવામાં આવશે

ઉનાળાની આકરી આણ વર્તાવતો શરૂ થયેલો ગરમીનો દોર ફજી જરી રહેશે તેવો વર્તારો હવામાન વિભાગે આપ્યો છે